સરકારે ઘુ્રષણખોરી અને ગેરકાયદેસર વિસ્થાપીતોને અટકાવવા અસરકારક બહ્વીધ વ્યૂહ અપનાવ્યો છે કૌશલ્ય વિકાસ મંત્રીએ કહ્યું છે કે આગામી મહિનાઓમાં આઇ ટી

અને ક્રિકેટ વિશ્વકપમાં રોહિત શર્મા ચાર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે

લોક્સભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જે કિશન રેડ્રીએ કહયું કે ભૌતિક માળખું જેવુ કે સરહદ પર તારની વાડ ફલડ લાઈટ સરહદ પર માર્ગનું બાંધકામ અને આઉટ પોસ્ટ વગેરે ઉભી કરવામાં આવી છે તેમણે કહયું કે ગૃહમંત્રાલયે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપતી સુચના આપી છે કે ગેરકાયદેસર ઘુસણખોરોને આધારકાર્ડ ઈસ્યુ કરવા નહી શ્રી રેડ્રીએ કહયું કે રાજય સરકારોને વ્ધુમાં એવી પણ સુચના આપવામાં આવી છે કે ગેરકાયદેસર રહેતા વસાહતીઓ કે જેમણે બનાવટી રીતે ઓળખપત્રો મેળવ્યા છે તેમના તે ઓળખપત્રો રદ કરવામાં આવે

ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધતા શ્રી પાંડેએ કહ્યું કે વિશ્વને સૌથી મોટા યુવા શકિતને સાચા અર્થમાં કૌશલ્યપુર્ણ બનાવવા એનડીએ સરકારનું સ્વપ્ર છે

મંત્રીશ્રીએ એવી આશા પણ દર્શાવી કે આગામી વર્ષોમાં ભારત આઈટી સેકટરમાં ખુબ જ વિકસીત દેશ હશે તેમણે યુવાનોને જ્ઞાન અને કૌશલ્ય ધ્વારા ચોથી ઔદ્યોગીક ક્રાંતી માટે નેતાગીરી લેવા અનુરોધ કર્યો હતો

બી

બી

જેમાં એક્ઝિમ બેંક ભારતીય સ્ટેટ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત ઘણી બેંકોની ફરીયાદમાં હજાર કરોડ કરતાં વધુ રકમનો સમાવેશ થાય છે વિવિધ ખાનગી કંપનીઓ તેમના પ્રમોટર્સ નિદેશક અને અજાણ્યા લોક સેવકો વિરુદ્ધ કેસ દાખલ કરાયા છે દિલ્હી મુંબઇ લુધિયાણા ઠાણે વલસાડ પુણે પલાની ગયા ગુરુગ્રામ ચંદીગઢ ભોપાલ સુરત કોલાર સિલવાસા અલીગઢ ફાઝિસ્કા મુકતસર અને ભવાની ગઢનો તેમાં સમાવેશ થાય છે

ગૃહમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી મુલાકાત છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું કે હાલની સામાન્ય ચૂંટણીમાં ભાજપને મળેલા વિજય માટે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરાશે શ્રી અમિત શાહ અમદાવાદના આશ્રમ રોડ પર ઇન્કમ ટેક્ષ સર્કલ પર નવા બંધાયેલા ફલાય ઓવર બ્રીજનું ઉદ્ઘાટન કરશે શ્રી શાહ તેમના ગાંધીનગરના લોકસભા મતદાનક્ષેત્રમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલ પુસ્તકાલય અને તલાટીની પાંચ રેવન્યુ ઓફિસોનું ઉદ્ઘાટન કરશે

લોકસબામાં ગઇકાલે લેખિત જવાબમાં ગ્રહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે આ મુદ્દે પશ્ચિમ બંગાળ સરકારે સાથે વાતચીત કરી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જણાવ્યું છે સરકારે જમાત ઉલ મુજાહીદીન બાંગ્લાદેશ અને અને આતંકી સંગઠનના રૂપમાં તમામ સ્વરૂપો વિશે મે માસમાં જાણકારી આપી હતી કેન્દ્રએ પશ્ચિમ બંગાળ સરકારને રાજયમાં હાલની રાજકીય હિસા અંગે ચિંતા વ્યક્ત કરી

બંધના ત્રટવાથી સાત ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે બંધ નજીકના તેર મકાનો તૂટી ગયા છે ઘટના સ્થળે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળ એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે વહીવટીતંત્ર પોલીસ અને સ્વયંસેવકો રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે હવામાન વિભાગે આવતા ચોવીસ કલાકમાં મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની સંભાવના દર્શાવી છે ગઇકાલે વરસાદનું જોર ધીમું પડતાં મુંબઈમાં જનજીવન સામાન્ય થયું હતું

યુરોપની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના આંકડા મુજબ યુરોપમાં જુન મરીનાનું તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સીયસ વ્ધુ રહ્યું

કોપરનિક્સની ટીમે જણાવ્યું કે તાપમાનમાં થયેલા વધારા માટે માત્ર વાતાવરણમાં ફેરફાર જ જવાબદાર છે કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ છે

વિશ્વકપમાં ચાર સદી ફટકારનાર પ્રથમ ભારતીય અને શ્રીલંકાના કુમાર સંગાકારા પછી બીજા નંબરે છે ચાલી રહેલી ટ્રર્નામેન્ટમાં તે વ્ધ રન કરવામાં પણ અગ્રેસર છે પેસમેન જસપ્રીત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી આજે યજમાન ઇંગ્લેન્ડ ચેસ્ટરલેસ્ટીટ ખાતે રમાનાર મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરશે

તે ડીટીએચ હિન્દી અને એડિશનલ ફિકવન્સી ઉપરથી સાંભળી શકાશે

જ્યારે હાર પામનાર ટીમને ક્વોલિફાય થવા માટે હજુ પણ એક તક રહે છે

આઠ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે

ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું

બંને દેશોએ દેશની આઝાદી માટેની લડત માટે ખૂબ લોહી રેળ્યું છે ભારત સાથેના સંબંધો અંગે સુશ્રી હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે નદીઓના નૌકાપરિવહન માટે બંને દેશો સાથે હાથ મિલાવ્યા છે તેમણે ચીનની પાંચ દિવસની મુલાકાતના પ્રથમ દિવસે ડેલિયન ખાતે વર્લ્ડ ઇકોનોમિકની બેઠકને મંગળવારે સંબોધતા સુશ્રી હસીનાએ કહ્યું કે ચીનના ઘણા વિકાસ પ્રોજેક્ટોમાં સામેલ હોવાને કારણે તેમને દેવા અંગે ચિંતા નથી તેમણે કહ્યું કે લોકોના હિતને ધ્યાનમાં રાખી ચીન સાથે પ્રોજેક્ટો અંગે વાતચીત ચાલી રહી છે

યુ એન સહયોગી સરકારે આ એરસ્ટ્રાઇક માટે લીબીયન નેશનલ આર્મીના જાતે બની બેઠેલા ખલીભા હીફટરને જવાબદાર ગણાવ્યો છે

હીફ્ટરના દરોનું નિયંત્રણ દેશના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ઘણું છે